યંદ્રયાનના ઓર્બીટરે ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ શોધી કાઢયું અમેરીકી ઓપન ટેનીસની મહિલા સિંગલ્સ ફાઈનલમાં કેનેડાની લિઆન્કા એન્ડ્રીસ્કુએ સેરેના વિલિયમ્સને હરાવી ટાઈટલ જીતી લીધુ

ડી એ

આ સમયમાં મહત્વના નિર્ણયો લેવાયા છે રાષ્ટ્રીય સલામતીથી લઈને બેંકીંગ ક્ષેત્ર માટેના નિર્ણયો લેવાયા છે રોહતકમાં ભાજપની જન આશિર્વાદ યાત્રાના સમાપન પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહયું કે લોકોના સહયોગથી આ શકય બન્યું છે સંસદના તાજેતરના સત્રમાં ઘણા ખરડાઓ પસાર કરાયા છે

ચંદ્રયાન અંગે તેમણે કહથું કે ઈસરો માટે સમગ્ર દેશમાં જાશ અને સહયોગ જાવા મળ્યો જે મોટી મુડી છે આ રેલી પર્યાવરણ લક્ષી બની છે અને તેમાં પ્લાસ્ટીકનો ઉપયોગ થયો નથી પક્ષના ઝંડા પણ કાપડના અને પાણી માટે માટીના પાત્રોનો ઉપયોગ કરાયો હતો આ અગાઉ પ્રધાનમંત્રીએ હરીયાણા માટે ઘણી યોજનાઓ જાહેર કરી હતી તથા પ્રોજેકટ માટે ભૂમિપુજન કર્યુ હતું વિજય સંકલ્પ રેલીને સંબોધતા તેમણે બેટી બયાવો બેટી પઢાવો ઝુંબેશને મળેલા વેગ બદલ આનંદ દર્શાવ્યો હતો

ટવીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે સખ્ત પરીશ્રમ અને ત્યાગની ભાવનાએ ઈસરો અવકાશ ટેકનોલોજીમાં પાયાની કામગીરી કરી રહી છે અને નવી ંઉંચાઈઓ સિધ્ધ કરવા માટે ઈસરો કાર્યરત છે પ્રધાનમંત્રીએ કહયું કે ઈસરો અને રમતવીરો માટે નિષ્ફળતા જેવી બાબત હોતી નથી સતત શિખતા રહેવુ પડે છે ઈસરોના વિજ્ઞાનીઓની સિધ્ધી બદલ સમગ્ર રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે અમેરીકાની અવકાશ સંસ્થા નાસા અને સંયુકત આરબ અમીરાત અવકાશ એજન્સીએ ચંદ્રયાન પ્રયત્નો બદલ પ્રશંસા કરી છે

વિરોધપક્ષ દ્વારા કરાતા આરોપોને તેમણે નકારી કાઢયા અને ખોટો પ્રયાર ગણાવ્યો હતો શ્રી શાહે જણાવ્યું કે ઈશાનના રાજ્યોમાં અગ્રતા ધરાવતાં ક્ષેત્રોમાં ત્રીજા ભાગનું ભંડોળ વપરાશે તેમણે ધુસણખોરી સંપુર્ણપણે બંધ કરવા પર ભાર મુકથો અને જણાવ્યું કે ઈશાનના રાજયોનો વિકાસ એ પ્રધાનમંત્રીની અગ્રતામાં છે તેમણે તમામ આતંકવાદી જુથોને હીંસા છોડીને મુખ્યધારામાં જાડાવા આહવાન કર્યુ હતું ત્રાસવાદ પ્રવૃતિને કોઈપણ સ્વરૂપે નહી સ્વીકારાથ તેમ જણાવ્યું હતું

આ પરીષદમાં ઈશાનના રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં છે

આસામના વન મંત્રી અને ભાજપ નેતા પરીમલ શુકવૈદ્યે જણાવ્યું કે આજે ગુવાહાટીમાં મળેલા ભાજપના પ્રતિનિધિ મંડળને તેમણે આ મુજબ જણાવ્યું હતું અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રદેશ પ્રમુખ રણજીતકુમાર દાસ અને ઈશાન લોકતાંત્રિક મોરચાના સંયોજક હિંમત લિસ્વાશર્મા શ્રી અમીત શાહને મળ્યા હતા અને નાગરીક નોંધણી પત્રક અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી

સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું કે પાકિસ્તાની દળોએ સુંદર બની અને નૌશેરા સેકટરમાં સવારે દસ વાગે હુમલા કર્યા હતા ભારતીય દળોએ તેનો વળતો જવાબ આપ્યો હતો જા કે ભારતીય પક્ષે કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર નથી

પરિસ્થિતિમાં સુધારો થતાં વહીવટી તંત્રને પ્રતિબંધો હળવા કર્યા છે

ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેનું ઉદઘાટન કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શરૂ કરેલી ફીટ ઈન્ડિયા યુસ્ત ભારત ઝુંબેશના ભાગરૂપે એક ખાસ જુથ ચર્ચાનું આથોજન પણ કરાયું છે આ યર્યામાં ઓલિમ્પક યંદ્રક વિજેતા મેરી કોમ શરતંજ સીતારા વિશ્વનાથન આનંદ પેરા ઓલિમ્પિક ખેલ રત્ન પુરસ્કાર વિજેતા દીપા મલિક મુખ્ય રાષ્ટ્રીય બેડમિંટન પ્રશીક્ષક પુલેલા ગોપીયંદ જેવા ગણમાન્ય ખેલાડીઓ આ યર્યામાં ભાગ લેશે

જમ્મુ કાશ્મીરને લગતી બાબતો ને આર્થિક સુધારાઓનો પણ તેમાં સમાવેશ થાય છે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદાખનું પુનર્ગઠનએ સીમાચિહનરૂપ નિર્ણય છે આંતરરાષ્ટ્રીય સંગઠનો જી સાત રાષ્ટ્રસંઘ સલામતી પરિષદ અને વિશ્વના નેતાઓ ભારતની પડખે રહયાં છે તેમણે કહયું કે પારદર્શિતા જાળવવા માટે ઘણા ભ્રષ્ટ અધિકારીઓને હાંકી કાઢયા છે

સૌના માટે ઘરજળ જીવન મિશન આયુષ્માન ભારત ખેડુતોની બેગણી આવક ઉજજવલા યોજના અને દ્રીપલ તલાક પર પ્રતિબંધ જેવા મહત્વના પગલા લેવાયા છે

તેમણે કહયું કે આ તમામ નિર્ણયોની તૈયારીઓ યુંટણી પહેલા થઈ હતી તે દ્વારા ખેડ઼તોગરીબ વર્ગ શ્રમિક તથા અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોનું સશકિતકરણ થશે

વે દિવસ માં જ ઓર્બિટરે થર્મલ ઈમેજિંગ થી તેને શોધ્યું હોવાનું ઇસરો ના વડા ડોક્ટર કે સીવાને જણાવ્યુ છે એએનઆઇ સમાયાર સંસ્થા સાથે ની વાતયીત માં તેમણે કહ્યું કે વિક્રમ લેંડર નું યોક્ક્સ સ્થળ મળ્યું છે અને તેની થર્મલ ઇમેજ મળી છે જોકે હજી તેની સાથે સંપર્ક થયો નથી ડોક્ટર સીવાને કહ્યું કે ઇસરો દ્વારા સંપર્ક જાળવવા પ્રયત્ન થઈ રહ્યો છે

તેમાં આધુનિક કેમેરા તથા માપન સાધનો પણ છે

એટલે તે ચંદ્ર ની સપાટી નું માપન અને ફોટોગ્રાફી કરી શકશે

નવી દિલ્ફીમાં તેમના નિવાસ સ્થાને પહોંચી તેમણે સદગતના પરીવારજનોને સાંત્વના પાઠવી હતી આજે વહેલી સવારે તેમનું અવસાન થયું હતું

આ અગાઉ ટવીટર પર શ્રધ્ધાંજલી પાઠવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સંસદ અને અદાલતમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નામાંકિત કાયદાશાન્ની ગુમાવ્યા છે કટોકટીના સમયમાં સ્વતંત્રતા અને અધિકાર માટે તેઓ ઝજુમ્યા હતા

એસોસીએસન ના અધ્યક્ષ રાકેશ ખન્ના એ શોકાંજલી આપતા જણાવ્યુ કે ફોજદારી કાયદાઓ માં તેઓ એક સ્તંભ રૂપે હતા